ત્યારબાદ ભુજ ખાતે હેલીકોપ્ટર દવારા આવેલ ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મંત્રી નિતિન પટેલની ઉપસ્થિતિમાં ભુજ કલેકઠર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ આ બેઠકમાં મુખ્યમંત્રોશ્રી એ કચ્છ જિલ્લા તેમજ ભુજ અંજાર ગાંધોધામ સહિત જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ટેસ્ટ ટેસ્ટીંગ ટ્રેસીંગ કોવિડ હોસ્પિટલો બેડની સંખ્યા ઓકિસજન વેન્ટીલેટર સારવાર સૂવિધા તેમજ આરોગ્ય સ્ટાફની કામગીરી વગેરે અંગો વિગતો મેળવી ને કોરોના નિયંત્રણ અન જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તેમને માર્ગદર્શન અને સૂચના આપી હતી આ બેઠકમાં પ્રવાસન રાજયમંત્રી વાસણભાઈ આહીર સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય નીમાબેન આચાર્ય વિરેન્દસિંહ જાડજા માલતીબેન મહેશ્વરી જિલ્લા કલેકટર શ્રી જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પોલીસવડા વગેરે પદાધિકારીઓ ઉપસ્થિતિ રહયા

ફવે તે આંતરરાષ્ટ્રી થ પ્રફતિ સંરક્ષણ સંઘ ની સાથે વધુ જોખમગ્રસ્ત પ્રજાતિની થાદીમાં સમાવેશ કરાયો છે

એ મુજબ પ્રજનન ઋતુ દરમ્યાાન ધોરાડ પક્ષીની આવાસ અને પ્રજનન સ્થળ પ્રવેશવા તેમજ ફોટોગ્રાફી બાબતે મનાઈ કરવામાં આવેલ છે

ચત્રી નવરાત્રી પર્વમાં ભુજ અને આસપાસના વિસ્તારોમાં જોરદાર પવન અને ગાજવોજ સાથે વરસાદી ઝાપટાં પડયા હોવાના સમાચાર છે ભુજ ઉપરાંત આજૂબાજૂના ગ્રામ્ય વિસ્તારમાં પાણી વહો નીકળ્યા હતા અને કેટલાક સ્થળ વરસાદ સાથે કરા પડયા હોવાનું પણ જાણવા મળેલ છે અમને મળેલ સમાચાર મૂજબ ગાંધીધામ આદિપુરના વિસ્તારમાં પણ બપોરે વાતાવરણ બદલ્યું હતું અને ઝાપટું પડયું હતું

આરતી ભટ રમડેસિવિર કંટ્રોલરૂમ કચ્છમાં રેમડેસિવિર ઈન્જેકશનનો પુરવઠો પુરો પાડવા જિલ્લા કક્ષાએ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહસિવિલ સર્જન કચ્છ ભુજની કચેરી અને તાલુકા કક્ષાએ કંટોલરૂમ કાર્યરત કરવા સમિતિ ની રચના કરવામાં આવી છે ઉપરાંત કોવિડ હોસ્પિટલોમાં જરૂરીયાત મુજબની પથારી મેડીકલ સાધનો ઓકિસજનનો પરવઠો પુરો પાડવા માટે સમિતિની રચના કરી છે

એમ

પ્રમુખ ફોદ્દેદારો સાથે કોરોના નિયંત્રણ અંગે ઇ સંવાદ યોજાયો હતો